પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નવાં મંત્રીમંડળને યુવા ઉર્જા અને વફીવટી અનુભવનું સંમિશ્રણ ગણાવ્યું

સાઉદી અરેબિયાના રાજા સલમાને મક્કા ખાતે અખાતી દેશોના નેતાઓની તત્કાળ શિખર બેઠકનો પ્રારંભ કર્યો

જર્મનીના મ્યુનીક ખાતે રમાઈ રહેલી આઈ

ડી એ ના નેતા નરેન્દ્ર મોદીએ સતત બીજા કાર્યકાળ માટે પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે પ્રધાનમંત્રી અને તેમના મંત્રીમંડળને ફોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા ફતા

ફરદીપ સિંફ પુરી અને મનસુખ માંડવીયાએ સ્વતંત્ર ફવાલો આપવામાં આવ્યો છે આ ઉપરાંત ફગનસિંફ કુલસ્તે અશ્વિની કુમાર ચૌબે અર્જન રામ મેઘવાલ જનરલ વી કે સિંહ કૃષ્ણપાલ ગુર્જર રાવસાહેબ દાનવે જી કિશન રેડ્રો પરષોત્તમ રૂપાલા રામદાસ આઠવલે સાધ્વી નિરંજન જ્યોતી બાબુલ સુપ્રિયો સંજીવ બલિયા સંજય ધોત્રે રેણુકા સિંફ સારૂતા સોમ પ્રકાશ રામેશ્વર તેલો પ્રતાપ ચંદ્ર સારંગી કૈલાશત ચૌધરી અને દેવશ્રી ચૌધરીનો રાજ્ય કક્ષાના મંત્રીઓમાં સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ ભવન ખાતે ચોજાયેલા આ સમારોફમાં બિમ્સ્ટેક દેશોના આગેવાનો વિદેશી રાજદ્દત ગર્વનર મુખ્યમંત્રીઓ વિરોધ પક્ષ નેતાઓ ઉદ્યોગ જગતના અગ્રણીઓ ફિલ્મ અભિનેતા ફાજર રહ્યા હતા આ ઉપરાંત શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરીસેના મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ વિન મિંટ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોફમ્મદ અબ્દુલ ફમીદ ભુતાનના પ્રધાનમંત્રી લોટે શેરીંગ નેપાળના પ્રધાનમંત્રી કે

કોંગ્રેસના સોનિયા ગાંધી રાફુલ ગાંધી સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહે પણ કાર્યક્રમમાં ફાજરી આપી હતી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રી મોદી અને તેમના મંત્રીમંડળને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા બાદ તેમણે ટ્વીટ સંદેશમાં કહ્યું કે મંત્રીમંડળમાં સંસદસભ્ય તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેવા તથા વિશિષ્ટ વ્યાવસાથીક કારકિર્દી ધરાવતા લોકો છે તેમણે ઉમેર્થુ કે સૌ સાથે મળી ભારતના વિકાસ માટે કામ કરશે

ની નવી સરકારમાં જાડાશે નફીં પત્રકારો સાથે વાતચીત કરતા જેડીયુના વડા નીતિશ કુમારે જણાવ્યું હતું કે ભાજપ જેડીયુને માત્ર એક જ કેબિનેટ મંત્રી પદ આપવા માંગતુ ફતું

જા કે તેમણે ઉમેર્યું ફતું કે તેમનો પક્ષ સંપૂર્ણ રીતે એન ડી એ ની સાથે છે

ડી યુ

ડી

ઉત્તર પરગણા જિલ્લામાં મેફાતી ખાતે ગઈકાલે એક જાહેર સભાને સંબોધતા શ્રી બેનર્જીએ જણાવ્યું હતું કે જા પોલીસ યોગ્ય કાર્યવાફી કરવામાં નિષ્ફળ રહેશે તો તેમની સામે પણ કાર્યવાડ્યી કરાશે લોકસભા ચૂંટણી દરમ્યાન અને ચૂંટણી બાદ ભાટવરા નેફાતી વિસ્તારોમાં મોટા પાયેફિંસાના બનાવો બન્યા હતા

ના ધ્વજ સફિત પ્રધાનમંત્રી મોદી તથા યુ

ના રાજાની ફસ્તધૂન કરતી તસવીર પ્રદર્શિત કરાઈ ફતી રાજદૃત નવદીપ સૂરીએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ સાથે ભારત અને સંયુક્ત આરબ અમિરાત વચ્ચે દ્વિપક્ષીય સંબંધોનો સુવર્ણકાળ છે અને બંને દેશોના વડા વચ્ચેના સુમેળ ભર્યા સંબંધોના કારણે દ્વિપક્ષી સંબંધોમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થશે

આઈ ડી

શુટીંગ વિશ્વ કપમાં ભારતે પ સુવર્ણ ચંદ્રક સાથે અત્યાર સુધીનો સર્વોત્તમ દેખાવ કર્યો છે

બેન સ્ટોકે ઓલરાઉન્ડર દેખાવ કરતા નેવ્યાસી રન બનાવ્યા ફતા તથા બે વિકેટો ઝડપી ફતી

દક્ષિણ આફિકા તરફથી ક્વીનટોન દે કોકે સૌથી વધુ અડસઠ રન બનાવ્યા ફતા

ભારત અને દક્ષિણ આફિકા વચ્ચે બુધવારે મુકાબલી થશે